એક અપરાધી અક્ષયકુમાર સિંઘની સમીક્ષા અરજી અદાલતે નકારી કાઢી છે ત્રણ ન્યાયાધીસોની ન્યાયાધીશ આર ભાનુમતિના અધ્યક્ષપદે મળેલી ખંડપીઠે સમીક્ષા માટે કોઇ વજુદ ન હોવાનું જણાવ્યું છે અદાલતે કહ્યું કે અરજીમાં રજૂ કરાચેલા મુદ્દાઓની અગાઉ સમિક્ષા થઇ યૂકી છે આ અગાઉ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું કે અપરાધીઓ કોઇપણ ઉદાર વલણને લાયક નથી અને માનવતાપૂર્ણ અભિગમને લાયક કેસ નથી શ્રી મહેતાએ કહ્યું કે અપરાધીઓ સજામાં વિલંબના પ્રયત્નો કરી રહ્યા છે

આકાશવાણીના સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે ભાજપ કોંગ્રેસ જેએમએમ ઝારખંડ વિકાસ મોરયા અને આજસુ સહિતના રાજકીય પક્ષોના સ્ટારપ્રયારકો મતદારોને રીઝવવા છેલ્લી ઘડીના પ્રયત્નો કરી રહ્યા છે દિયોઘરના સારથ ખાતેની જાહેરસભામાં ભાજપના કાર્યકારી પ્રમુખ જે પી નઙાએ કહ્યું કે જો તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો હાલના એસ

ટીના અનામતના કવોટાને અસર કર્યા સિવાય ઓબીસીને અનામત વધારે કવોટા આપવા માટે સમિતીની રચના કરાશે

પફ્રર ખાતેની જાહેરસભાના મંચ ઉપર જેએમએમ અને આરજેડીના નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ ઝારખંડમાં લોકોને ખોટા વચનો આપી રહ્યા છે રધુવરદાસની સરકાર ઉપર આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે આદિવાસીઓને તેમના જમીનના હક્કોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ગ્રાન્ડ મોરચાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરતાં જેએમએમ પ્રેસિડન્ટ શિબુ સોરેને કહ્યું કે ભાજપના શાસનમાં આદિવાસી સમુદાયના હીતોની અવગણના કરવામાં આવી છે ઝારખંડ વિકાસ મોરચા પ્રેસિડન્ટ બાબુલાલ મરાંડીએ ઝારખંડમાં તેમની સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપવામાં આવશે તેવી ખાતરી ઉચ્યારી હતી

ફ્યુચર સ્કીલ્સ પ્રાઇમ કાર્યક્રમ હેઠળ ઉદ્યોગ સંગઠન નાસકોમ અને માફીતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા સંયુક્તરૂપે કાર્યક્રમ જાહેર કરાયો છે અને તે દ્વારા ડીજીટલ પ્રતિભાઓ તૈયાર કરાશે ઇલેક્રોફ્નિકસ અને માહીતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે નવી દીલ્ફીમાં પત્રકારોને જણાવ્યું કે તેનાથી રોજગારીમાં પણ વધારો થશે અને પ્રતિભાઓને તક મળશે

મંત્રીએ ચેતવણી આપી હતી કે સ્થાપિત હિતો ધરાવતા તત્વો કોમવાદના આધાર ઉપર વિભાજનકારી રાજકારણ રમીને લોકોમાં ભય ઉભો કરે છે તેમણે લોકોને શાંતિ અને ભાઇયારો જાળવી રાખીને તેઓને શિકસ્ત આપવા અપીલ કરી હતી શ્રી નકવીએ કહ્યું કે અલ્પસંખ્યક લોકોના કલ્યાણ અને સશક્તિકરણ માટે એનડીએ સરકારે અનેક પગલાં લીધાં છે તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અલ્પસંખ્યકના આઠ લાખ લોકોને રોજગારી પૂરી પડાઇ છે

સુશ્રી સીતારમણે સહકારી સંઘવાદની સરકારની નીતી સ્પષ્ટ કરી હતી અને અર્થતંત્રના વિકાસ માટેના લીઘેલા પગલાંઓની માહીતી આપી હતી તેમણે રાજ્યો તરફથી થયેલા સૂયનોને આવકાર આપ્યો હતો અને આ સૂયનોની તપાસ કરી તે અંગે યોગ્ય નિર્ણય કરવાની ખાતરી ઉચ્યારી હતી બેઠક દરમ્યાન રાજય સરકારોએ સૂચનો કરવાની તક બદલ આવકાર આપ્યો હતો તેમણે નાણાકીય નીતી સોયાતોની જરૂરિયાત રોકાણ વિકાસ વગેરે અંગે સૂયનો કર્યા હતા તેઓએ પાંચ મિલીયન ડોલરના અર્થતંત્ર માટે રાજ્યો અને કેન્ન વચ્ચે સહકારને મજબૂત બનાવવાના પગલાં લેવાનું સૂચન કર્યું હતું આ બેઠકમાં ગોવા હરિયાણા અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ અરૂણાયલ પ્રદેશ બિહાર દિલ્હી તમિલનાડુ અને ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્નિ ૂય નાણાંરાજયમંત્રી અનુરાગ ઠાકુર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

એક આરોપીને છોડી મૂકવામાં આવ્યો છે

સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્વ્યટર શ્રીચંદે કહ્યું કે અદાલતે શાહબાજ હુસેનને નિર્દોષ જાહેર કર્યો છે જયારે અન્ય ચાર મોહંમદ સૈફ મોહંમદ સરવાર આઝમી મોહંમદ સલમાન અને સૈક્રર્હેમાનને આઇપીસીની જુદીજુદી કલમો હેઠળ દોષિત ઠરાવ્યા છે

પોર્ટંગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા પણ આ બેઠકમાં હાજર રહેશે તેઓ આવતીકાલે નવી દીલ્ફી આવી પર્ણેંચશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્ત ઉજવણીનું રાષ્રી ્ય અને આંતરરાષ્રી ાય સ્તરે આયોજન થયું છે

તેમાં નવ આંતરરાષ્ટ્રીરિય સભ્યો પણ છે તેમાં રાષ્ટ્ર સંઘના બે ભૂતપૂર્વ મહામંત્રીઓ શ્રી કોફી અન્નાન અને શ્રી બાન કી મુનનો પણ સમાવેશ થાય છે

મુખ્ય ન્યાયમૂર્તિ એસ

ન્યાયમૂર્તિ બી આર

સર્વોચ્ય અદાલતે આ બાબતમાં સહાયક થવા વરિષ્ઠ એડવોકેટ સિધ્ધાર્થ લુથરાની એમિકસ ક્વરી તરીકે નિમણુંક કરી છે

ગુજરાતી ભાષાનો ચાલુ વર્ષનો પુરસ્કાર હાસ્ય લેખક અને સાહિત્યકાર રતિલાલબોરીસાગરને આપવામા આવ્યો છે તેમના નિબંધસંગ્રહ મોજમાં રેવુ રે માટે તેમને આ પુરસ્કાર આપવામા આવ્યો છે

તેમાંહિન્દીમાં સાહિત્યકાર નંદકિશોરના કાવ્યસંગ્રહ ચિલતે હૂએ અપને કો તથા અંગ્રેજી સાહિત્યમાં ડોકટર શશી થરૂરના પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસની પસંદગી થઇ છે સંસ્કૃતમાં પેન્ના મધુસૂધનનીકૃતિ પ્રજ્ઞાયક્ષુસમ અને ઉર્દુ સાહિત્યમાં શક્રી કીડવાઇના જીવનચરિત્ર સ્વનેહ એ સર સઇદ એકબજદીદની પસંદગી થઇ છે આ ઉપરાંત તમિળમાં ચ્યો ધર્મનની નવલકથા શૂળ અને ઓડીયા ભાષામાં તરૂણક્રાંતિ મિશ્રાની લધુવાર્તા ભાસ્વાતિ અસમિથામાં જયથી ગોસ્વામી મહંતની નવલિકા ચાણક્ય બંઘાળીમાં ચિન્મય ગુહાના નિબંધસંગ્રહ ધુનર ગરજા ઠોલેની પસંદગી થઇ છે કન્નડમાં વિજયાની આત્મકક્ષા ક્રડી એસારૂ કાશ્મીર ભાષામાં અક યાદ શીખ કયામત કોંકણીમાં નિલ્લા ખાંડેકરના કાવ્યસંગ્રહ ધ વર્ડઝ મૈથીલીમાં કુમાર મનીષ કાવ્યસંગ્રહ જીનજીક ઓરિયા મલયાલમ કવિ વી મધુસૂદન નાયરના કાવ્યસંગ્રહ અચન પિરન્ના વીડુની પસંદગી થઇ છે આ ઉપરાંત મણીપુરી મરાઠી પંજાબી રાજસ્થાની સાંથાલી તેલુગુ સહિતની ભાષાઓના સાહિત્યકારોના નામ પણ પસંદગી પામ્યા છે આ તમામ સાહિત્યકારોને સહાય અકાદમી પુરસ્કાર પ્રશસ્તિપત્ર શાલ અને રોકડ ઇનામ આપવામાં આવશે